એમ

કોવિડની રસી આપવામાં આવી છે

બનાવવાનો નિર્ણય લીધો છે

એમ

સક્ષમ જૂથની ગઈકાલે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે દરેક હોસ્પિટલમાં ઓક્સિજન ઉત્પાદન એકમ કાર્યરત થતા આ હોસ્પિટલોને ઓક્સિજનના પુરવઠા માટે બાહ્ય સંસ્થા ઉપર આધાર રાખવો પડશે નહીં

કોવિડના દર્દીઓ સહિત ગંભીર પરિસ્થિતિવાળા દર્દીઓની સારવારમાં ઓક્સિજનની ઉપલબ્ધતા અગત્ય ધરાવે છે ગુજરાત સહિત બાર રાજ્યોમાં કોવિડની પરિસ્થિતિના લીધે તબીબીક્ષેત્ર એક્સિજનની માગણીમાં વધારો થઈ રહ્યો છે

ખરીદી લોકજાગૃતિ કેન્દ્ર સરકારે વધતા સંક્રમણના પગલે લોકો આવશ્યક ચીજવસ્તુઓની વધુ પડતી ખરીદી ન કરે તે હેતુથી લોકજાગૃતિ કેળવવા રાજ્યોને અનુરોધ કર્યો છે ગ્રાહક બાબતોના મંત્રાલયે બધા રાજયો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના અગ્રસચિવોને પત્ર પાઠવીને આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો જળવાઈ રહે તે જોવાનો નિર્દેશ આપ્યો છે કેન્દ્ર સરકારે આવશ્યક ચીજોનો બિનજરૂરી સંગ્રહ કે કાળાબજાર ન થાય પુરવઠો જળવાય તે હેતુથી સતત દેખરેખ રાખવા માટે ગ્રાહક બાબતો જાહેર વિતરણ આરોગ્ય અને પોલીસ વિભાગોના પ્રતિનિધિઓની સંયુક્ત ટીમ બનાવવાના પણ નિર્દેશ આપ્યા છે

વૈંકટેશે કહ્યું કે ભારતમાં રસીનું ઉત્પાદન ઉત્તરોત્તર વધશે અને પ્રતિ માસ પાંચ કરોડ જેટલા ડોઝનો ઉત્પાદનની ક્ષમતા થશે

હર્ષવર્ધન કોવિડ સામે લડવા માટે સરકાર પૂરી રીતે તૈયાર હોવાનું આરોગય અને પરિવાર કલ્યાણમંત્રી ડો

વધુમાં તેમણે જણાવ્યું હું કે દેશમાં ઓક્સિજન અને વેન્ટીલેટર જેવી આવશ્યક વસ્તુઓની પૂરતી સગવડ છે અને સરકાર આરોગ્ય સંબંધી બાબતોમાં સતત સુધારો કરી રહી છે જે રાજ્યોમાં કોરોનાનાં કેસો ઝડપથી વધી રહ્યા છે તે રાજ્યોનાં આર્ગોયમંત્રીઓ સાથે શ્રી હર્ષવર્ધન આવતીકાલે વાતચીત કરશે તેમણે કહ્યું હતું કે કોવિડનાં દિશા નિર્દેશોનું લોકો દ્વારા પાલન નહી કરાતા કોરોના સંક્રમણમાં ઝડપથી વધારો નોંધાયો છે તેમણે લોકોને કોવિડનાં નિયમોનું યુસ્ત પાલન કરવાની આવશ્યકતા જણાવી હતી

ગયા વર્ષે અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપ્રમુખની યૂંટણીમાં ફસ્તક્ષેપ કરવાના તથા ફેડરલ એજન્સીઓ હેક કરવાના આરોપસર અમેરિકાએ આ નિર્ણય લીધો છે રાષ્ટ્રપ્રમ્ખ જો બાઈડેને જણાવ્યું છે કે અમેરિકાની લોકશાહી પ્રક્રિયામાં બાહ્ય શક્તિઓની દરમિયાનગીરી સાંખી લેવાશે નહીં

જો કે રશિયાએ અમેરિકાના બધા જ આરોપોને નકારી કાઢયા છે

એક કરોડ બાર લાખથી વધુ મતદારો આ યૂંટણીમાં મતાધિકાર ધરાવે છે

કોવિડ સંક્રમિત મતદાતાઓને સક્ષમ અધિકારીનાં પ્રમાણપત્ર બાદ પોસ્ટ મતપત્રથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે

તેમાં રાજસ્થાનમાં ત્રણ કર્ણાટકના બે અને ઝારખંડ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર મિઝોરમ ઓડિશા તેલંગાણા અને ઉત્તરાખંડ તથા ગુજરાતમાં મોરવા હડફનો સમાવેશ થાય છ દરમિયાન એચ યુબાયાંગને નાગાલેન્ડની નોકસેન વિધાનસભા બેઠક માટે બિનહરીફ યૂંટાયેલા જાહેર કરાયા છે

પૂર્વ કેન્દ્રીયમંત્રી પનાબાકા લક્ષ્મી તેલુગુ દેશમ પાર્ટીના ઉમેદવાર છે જ્યારે કોંગ્રેસમાંથી ચિંતા મોહન ભાજપ તરફથી કે રત્નપ્રભા અને સીપીઆઈ એમના નેલ્લોર યાદગિરી મુખ્ય ઉમેદવાર છે તો કર્ણાટકમાં બેલગાવ લોકસભા બેઠક માટે દસ ઉમેદવારો યું ટણી લડી રહ્યા છે ભાજપે આ બેઠક પરથી દિવંગત કેન્દ્રીયમંત્રી સુરેશ અંગાડીની પત્ની મંગલા અન્ગાડીને મેદાનમાં ઉતાર્યા છે